દિલ્હીમાં રાષ્ટ્રીયકક્ષાના મુખ્ય સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સવારે તિરંગો લહેરાવી તેને સલામી આપી હતી

દિલ્હીમાં રાષ્ટ્રીયકક્ષાના મુખ્ય સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સવારે તિરંગો લહેરાવી તેને સલામી આપી હતી ત્યારબાદ તેમણે રાષ્ટ્રજોગ સંબોધન કરતાં જણાવ્યું હતું કે આજનો દિવસ માતૃભુમિ માટે બલિદાન આપનાર શહિદવીરો અને નોંધપાત્ર યોગદાન આપનાર સ્વાતંત્ય સેનાનીઓને નમન કરવાનો દિવસ છે કોરોનાના લીધે ઉભી થયેલી પરિસ્થિતિમાં ઘણા તબીબો અને પોલીસો સહિત ઘણા કોરોના વોરીયર્સે અસાધારણ કામગીરી કરી છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે પોતાની કુદરતી સંપદા અને બૌધ્ધિક સંપદાની મદદથી ભારતે આત્મનિર્ભર બનવું પડશે

પ્રધાનમંત્રીએ જણાવ્યું કે દેશમાં માળખાકીય સુધારા માટે સાત હજાર પ્રોજેકટો તારવી કાઢવામાં આવ્યા છે જે કાર્યરત થતા નવા પરીવર્તન આવશે કૃષિ ક્ષેત્રના સર્વાગી વિકાસ માટે એક લાખ કરોડ રૂપીયાનું માળખાગત ભંડોળ ઉભુ કરાયું છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય ડીજીટલ આરોગ્ય મિશનનો આજે શુભારંભ કરાવ્યો

પ્રધાનમંત્રીના રાષ્ટ્રજોગ સંબોધનનો ગુજરાતીમાં ભાવાનુવાદ આજે રાત્રે સાડા નવ વાગે પ્રસારીત કરાશે અગાઉ પ્રધાનમંત્રીનું લાલકિલ્લા ખાતે આગમન થતાં સંરક્ષણમંત્રી રાજનાથસીંહ તથા સંરક્ષણ સચિવ અજયકુમાર દ્વારા તેમનું સ્વાગત કરાયું હતું

કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇને સ્વાતંત્યપર્વની આ વખતની ઉજવણી ગૃહ તથા આરોગ્ય મંત્રાલયો ધ્વારા જાહેર કરાયેલી માર્ગદર્શિકા મુજબ યોજાઇ હતી રાજ્યપાલ ધ્વજવંદન ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે રાજભવનના પ્રાંગણમાં રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કર્યું હતું ત્યારબાદ રાજ્યપાલશ્રી અને તેમના પત્ની શ્રીમતી દર્શના દેવીના ફસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભારતીય સેનાના વરિષ્ઠ અધિકારીઓ રાજભવનના અધિકારીઓ કર્મચારીઓ તથા તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ ગાંધીનગર ખાતે સ્વર્ણિમ પાર્કમાં ધ્વજવંદન કર્યું હતું

કાશ્મીર પોલીસના હેડ કોન્સ્ટેબલ અબ્દુલ રશીદ કાલાસને મરણોત્તર કીર્તીચક અપાશે લેફટનંન્ટ કર્નલ કે

રાવત મેજર અનીલ ઉર્સ આલોકકુમાર દુબે વીંગ કમાન્ડર વિશક નાયરને પણ શોર્યચક્ર જાહેર થયું છે

રાષ્ટ્રપતિ સંબોધન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સ્વાતંત્યદિનની પૂર્વ સંધ્યાએ ગઇકાલે કરેલા રાષ્ટ્રજોગ સંબોધનમાં તબીબો પોલીસ સહિત કોવીડ સામેની લડતમાં અગ્ર હરોળમાં રહેનારા લોકોની પ્રશંસા કરી છે તેમણે કહયું કે તબીબો ઉપરાંત રેલવે વિમાન તથા પરીવહન ક્ષેત્રે કાર્યરત લોકોએ પોતાની ફરજ ઉપરાંત વધારાના પ્રયાસો ધ્વારા દેશમાં આવશ્યક ચીજોનો પુરવઠો જાળવી રાખ્યો હતો

સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છેકે પીપીઈ કીટની નિકાસ અંગે વિશ્વ નિકાસ બજારમાં ભારતની સ્થિતિ વધુ મજબૂત બની છે સરકારે નિકાસમાં વૃધ્યિને ધ્યાનમાં લઈને પીપીઈ કીટનાં નિકાસને સ્વીકૃતિ આપી છે આનાથી આત્મનિર્ભર ભારત અભિયાનને વેગ મબ્યું છે

રમત ફીટ ઇન્ડિયા રમતગમત મંત્રી કિરેન રિજિજુએ ગઇકાલે દેશવ્યાપી સૌથી મોટી દોડ ફિટ ઇન્ડિયા ફ્રીડમ રનની શરૂઆત કરી છે

લોકોમાં તંદુરસ્તીને પ્રોત્સાહન આપવાનું લક્ષ્ય છે ત્યારે કોવિડ પ્રોટોકોલને અનુસરવામાં આવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કલ્પના કરવામાં આવેલી ફીટ ઈન્ડિયા ઝુંબેશને મજબૂત કરવા અને નાગરિકોને જીવનપદ્વતિ તરીકે તંદુરસ્તી અપનાવવા માટેનો આ એક પ્રયાસ છે ફીટ ઇન્ડિયા વેબસાઇટ પર વ્યક્તિઓ અને સંસ્થાઓ આ કાર્યક્રમ માટે નોંધણી કરાવી શકે છે